પ્રધાનમંત્રીઃકેવડિયાઃ પ્રધાનમંત્રી નુરૈન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયાસ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી આઠ ટ્રેનનું લીલી ઝેડી આપી પ્રસ્થાન કરાવશે પ્રધાનમંત્રી આ કાર્યક્રમે દરમિયોન ગુજરાતમાં રેલવે ક્ષેત્રને લગતા અનેક પ્રોજેક્ટ્સનું પણ ઉદઘાટન કરશે આ પ્રસંગે કેન્દ્રીય રેલુવેમંત્રી પીયૂષ ગોયેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે પ્રધાનમંત્રી ડભોઈ યાંદોદ બ્રોડગેજ યાંદોદ કેવડિયા નવી બ્રોડગેજ પ્રતાપનગર કેવડિયા વિભાગનું વિદ્યુતીકરણ ડભોઈ યાંદોદ અને કેવડિયાના સ્ટેશનોની નવી ઈમારતોનું પણ ઉદઘાટન કરશે અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા રેલવે સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન મેળવનાર દેશનું પ્રથમ રેલવે સ્ટેશન છે

ગઈકાલે જિલ્લા મથક ભુજસ્થિત જી

જનરલ હોસ્પિટલ સહિત ગાંધીધામ માંડવી નલિયા અને ભયાઉની સરકારી હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વદેશી બનાવટની કોવિશિલ્ડ રસી ઓપવામાં આવ્રી હતી

ડૌક્ટર કન્નરેજણાવ્યું હતું કે પ્રથમ દિવસે કોઇને આડઅસર થયાનું નોંધાયું નહોતું ગઈકાલિ બુજ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સહિત અગ્રણીઓ રસીકરણ અભિયાનના આરંભ સમયે ઉપસ્થિત રહ્યા હતા

ગઈકાલે નોંધાયેલા નવ પોઝિટિવ કેસોમાં સૌથી વધુ જિલ્લામથક ભુજ શૈહેરી વિસ્તારમાં ચાર કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવર્તમાન શ્રેણીમાં બન્ને ટીમ એક એક વિજય સાથે બરોબરી પર છે